ન્યાયાધિશ અરૂણ મિશ્રાની આગેવાની હેઠળની પીઠે કહ્યું કે અદાલત પ્રથમ નજરે કોઇ કેસ ન બનતો હોય તેવી બાબતોમાં જ આગોતરા જામીન આપી શકે છે

સર્વોચ્ચ અદાલતે આ કાયદાની યોગ્યતાને પડકારતી ઘણી બધી અરજીઓ બાદ આ નિર્ણય કર્યો હતો અરજીઓમાં આ કાયદાની શરતોને હળવી કરવાની માંગણી કરવામાં આવી હતી રાજ્યપાલ કરછ મુલાકાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજથી કરછની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે

જીલ્લા કલેકટર પ્રવીણા ડી કે જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી બોર્ડેર રેંજ પોલીસ મહાનિયામક સુભાષ ત્રિવેદી પૂર્વ કરછ જીલ્લાં પોલીસ અંધિક્ષક પ્રરિક્ષીતા રાઠોડ અધીક નિવાસી કલેકટર કુલદીપ્રસિંહ ઝાલા સહિતનાં અગ્રણીઓએ તેમને આવકારે આપ્યો હતો ભુજ રેલ્વે સ્ટેશન પર ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ રાજ્યપાલ રણીત્સવનાં સ્થળ ધોરડો જવા રવાના થયા હતા

આ અંગે સુત્રી પાસેથી પાર્પ્ત માહિતી અનુસાર સર્વોચ આદાલતનાં પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈ કરછના તેમના બે દિવસનાં પ્રવાસ દરમિયાન ધોરડો રણ તથા મુન્દ્રા પોર્ટની મુલાંકાતે લેશે આ પ્રવાસ દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા તેમની સાંથે રહેશે

એક વ્યવસ્થિત ઢબના અને જેની જાળ છેક બેંગ્લોરથી કચ્છ સુધી ફેલાયેલી છે તેવા કારસાને ઝડપી પાડવામાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની ટુકડીએ સફળતા મેળવી છે

આ ત્રણેયને ચીફ કોર્ટમાં રજૂ કરાતાં છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસદળે પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટેનો વ્યાયામ હાથ ધર્યો છે

આ ઉપરાંત હર્ષ ચૌધરી અને હમનશિન ઈઝહારનાં સંશોધનપત્રોને પ્રદશિત કરવામાં આવ્યા હતા આસુતોષ અંતાણી મુજ મહિલા ક્લબ દ્વારા ટ્રાફિક સર્કલ જીલ્લા મથક ભુજ ખાતે જ્યુબિલી સર્કલ થી વીડી હાઇસ્કુલ તરફ જતા માર્ગ પર ઇન્નરવ્ફીલ વોલ સિટી કલબ ભુજ દ્વારા નિર્મિત ટ્રાફિક સર્કલનું કરછ મોરબી સાસંદ વિનોદ યાવડા તથા ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઇનરવ્ફીલ સર્કલનાં લોકાર્પણ અવસરે કરછના ઈતિહાસમાં મહિલાકલબ દ્વારા ટ્રાફિક સર્કલ બનાવાયું હોય તેવો પ્રથમ અને ઐતિહાસિક પ્રસંગ છે તેવો સુર ઉપસ્થિત મહાનુભાવો તેમજ અગ્રણીઓ દ્વોરો વ્યેક્ત કરવામાં આવ્યો હતો આસુતોષ અંતાણી વા મા જ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાત માં ઠંડી નું પ્રમાણ ઘટવાની અગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે આમપણ રવિવારે સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ સામાન્ય કરતાં ઠંડુ રહ્યું હતું અને સાત ડિગ્રી સાથે નલિયા રાજ્ય નું સૌથી ઠંડુ સ્થળ બની રહ્યું હતું